અબ્દુલ કલામ ઇઝ્નાઇટ એવોર્ડ એનાયત કરશે

માર્ગ પરીવહન અને ધોરીમાર્ગ મંત્રાલય ધ્વારા અગાઉ ધોરીમાર્ગો પર ટોલ ટેક્ષ યુકવણી માટે પહેલી ડિસેમ્બરથી ફરજીયાત પણે ફાસ્ટ ટેગ ધ્વારા કરવાની જાહેરાત કરાઇ હતી મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે હજુ પણ ઘણા બધા લોકો એ વિવિધ કારણોસર તેમના વાહનો પર ફાસ્ટ ટેગ લગાવ્યું નથી માટે ફાસ્ટ ટેગ લગાવવા લોકોને વધુ સમય આપવા આ નિર્ણય લેવાયો છે

દરિયાનું ખારું પાણી શુદ્ધ અને મીઠું બનાવી ઉદ્યોગો ને પૂરું પાડતો દેશનો પહેલો પ્લાન્ટ ગુજરાત માં દહેજ ખાતે આકાર પામવા જઇ રહ્યો છે

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા દહેજ ડિસેલીનેશન પ્લાન્ટનું નિર્માણ થવાનું છે

આ ડિસેલીનેશન પ્લાન્ટ મારફત ઉપલબ્ધ થનાર પાણીની ગુણવત્તા નર્મદા નદીના પાણીની ગુણવત્તાને અનુરૂપ રહેશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ના અધ્યક્ષ અસિત વોરાએ બિનસચિવાલય કારક્રનોની પરીક્ષામાં ગેરરીતિના કોન્ગ્રેસ્ ના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે એક સત્તાવાર યાદીમાં શ્રી વોરાએ જણાવ્યું છે કે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા વિડીયો કુટેજની પારદર્શિતાપૂર્વક તપાસ કરવામાં આવશે કોન્ગ્રેસને યુવાનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા જણાવતા શ્રી આસિત વોરાએ જણાવ્યું હતું કે ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષાઓ શાંતિ પૂર્ણ રીતે અને પારદર્શિતા થી યોજવામાં આવી છે તેમ ણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા જાહેર કરાયેલા વિડીયો કુટેજની તપાસ કરીને જરૂર પડચે ઉમેદવારો સંચાલકો અને કેન્દ્ર નિરીક્ષકોને રૂબરૂ બોલાવીને કસુરવારો સામે સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવશે શ્રી વોરાએ જણાવ્યું હતું કે ગૌણ સેવા પસંદગી મંડળ અન્ય તમામ લોકો તરફથી મળેલી રજૂઆતો ઉપર પણ તપાસ કરશે પ્રદેશ કોન્ગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ગઇકાલે એક પત્રકાર પરિષદમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના બે પરીક્ષા કેન્દ્રોના સી

ક્ટેજ જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યના અન્ય પરીક્ષા કેન્દ્રો ઉપર પણ આવી જ ગેરરીતિ આચરવામાં આવી છે કોન્ગ્રેસ દ્વારા આ પરીક્ષાઓ રદ કરવા માંગણી કરાઈ હતી

આ મેળાને આદિજાતિ વિકાસમંત્રી અને પ્રભારીમંત્રી રમણલાલ પાટકરના ફસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો

તેનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો છે આ કૃષિમેળામાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

આ દરોડા દરમિયાન યુવા પેઢીને નશાના આડે ચડાવતી કોડીન ઘટક ધરાવતી સીરપનું ઓમ હોસ્પિટલ ખાતે વેચાણ થતું હોવાનું ધ્યાને આવ્યું હતું આ અંગે વધુ તપાસ દરમિયાન મળી આવેલ દવાઓ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને સંબંધિતો સામે એન ડી પી એસ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી રીમાન્ડ મેળવવામાં આવ્યા છે ગાંધીનગર ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ખાતે ઉઝબેકિસ્તાનનું ઉચ્યસ્તરીય પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે આવ્યું હતું

આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ગુજરાતના વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવશે નાના દેશ સાથે મોટા દેશનું જોડાણ કરીને આપણા વિદ્યાર્થીઓ હરિફાઈ કરી શકશે ત્યારબાદ આ પ્રતિનિધિ મંડળ કચ્છની મુલાકાતે ગયું હતું અને કચ્છમાં થતા કયા કયા બાગાયતી પાકો પોતાને ત્યાં થઈ શકે તેની શક્યતાઓ ચકાસવા અને આધુનિક ખેતીથી અવગત થવાના આશયથી આ પ્રતિનિધિ મંડળે રતનાલના એગ્રીફાર્મની મુલાકાત લીધી હતી અરવલ્લી જિલ્લાના ગાજણ ગામે રહેતા લક્ષ્મણસિંહને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત નવું અને પાકું મકાન મળ્યું છે સદાય કાચા મકાનમાં રહેનાર લક્ષ્મણસિંહ ને સપને ય ખ્યાલ નહોતો કે પાક્કા અને પોતાના ઘર માં રહેવાનુ શક્ય બનશે મોદી સરકાર નો આભાર માનતા તેમણે અને તેમના પરિવારો આ મુજબ પ્રતિભાવ આપ્યો હતો

અબ્દુલ કલામ ઇઝ્નાઇટ એવોર્ડ એનાયત કરાશે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કરેલા સંશોધનનું સન્માન કરવા દર વર્ષે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે

જેમાં રાજ્યના કિશન એચ ઠાકરનો સમાવેશ થાય છે

ભારતીય નૌકાદળ ની છઠી એર સ્કવોર્ડન પોરબંદર ખાતેથી કાર્યરત કરવામાં આવતા ગુજરાત ની દરિયાઈ સલામતી માટે જડબેસલાક હવાઈ ચોકસાઇ નો બંદોબસ્ત થયો છે ડોરનીયર વિમાન નો કાફલો ધરાવતી આ સ્કવોર્ડનનો પ્રારંભ નૌકાદળ ના નાયબ વડા વાઇસ એડ્મીરલ એમ

પવારની ઉપસ્થિતિમાં ગઇકાલે થયો હતો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

દાહોદ જિલ્લામાં ગઇકાલે અજાણ્યા ઇસમ દ્વારા એક જ પરિવારના છ સભ્યોની સામૂહિક હત્યા કરવામાં આવી છે જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયાસરે જણાવ્યું કે મહુડી ગામ ખાતે ગઇકાલે સવારે આ ઘટના બની હતી જેમાં એક જ પરિવારના છ સભ્યોના મોત નિપજ્યા છે જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે શ્રી જોયાસરે વધુમાં જણાવ્યું કે પોલીસ દ્વારા સમગ્ર ઘટવાની તપાસ હાથ ધરવામાં આવી છે અને ગુનેગારો સુધી પહોંચવા ફોરેન્સીક નિષ્ણાંતોની મદદ લેવાશે

દેશમાં જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન અંગે યોગ્ય કામગીરી કરનાર રાજ્યો જિલ્લા વહિવટી તંત્ર સ્થાનિક સ્વરાજની સંસ્થા ગ્રામ પંચાયત એન જી ઓ

બૅન્કીંગ અને સહકારીક્ષેત્રમાં સાયબર કૌભાંડો અને ગેરરીતિઓ થતી રોકવા રિઝર્વ બૅન્કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ સાથે મળીને ખાસ સાયબર તાલીમ કોર્સ શરૂ કરશે જે અંગે બેઠકમાં બેન્કીંગ અને સહકારીક્ષેત્રની તાજેતરની પરિસ્થિતિ વિશે વિગતવાર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો બેઠકમાં એવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે જીટીયુ જેવી રીતે સાયબર સિક્યુરિટીની બાબતમાં જનજાગૃતિ લાવવાથી માંડીને વિવિધ બાબતો અંગે ગુજરાત પોલીસને મદદ કરે છે એવી જ રીતે બૅન્કીંગ અને સહકારીક્ષેત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓને પણ સાયબર સિક્યુરિટીની અત્યાધુનિક તાલીમથી સુસજ્જ કરવાનો સંયુક્ત વ્યૂહ ઘડી કાઢવામાં આવે